ભાજપના અધ્યક્ષ અમિત શાહે બિહારના સીતામઢી અને સરનમાં તેમજ ઉત્તરપ્રદેશના મોહનલાલગંજ તથા બારાબાંકીમાં જાહેરસભાઓ યોજી હતી કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના બહરાઇચમાં રેલી સંબોધી હતી તથા ધૌરાહરામાં રોડ શો યોજયો હતો

ના વડા માયાવતીએ રાજસ્થાનના અલવર તથા ભરતપુરમાં રેલીઓ યોજી હતી રાજ્ય સરકારે કેશોદમાં તુવેરની ખરીદીમાં ભેળસેળ અંગેના અહેવાલોની તપાસના આદેશ આપ્યા છે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

આ સંદર્ભમાં સાત જણાની સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે

આ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડીરેક્ટર મનીષ ભારદ્વાજે જણાવ્યું કે પીઠડીયા ગોડાઉનમાંથી આ જથ્થો પાછો મોકલવામાં આવ્યો છે નાગરિક પૂરવઠા રાજ્યમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે નિગમના મેનેજિંગ ડીરેક્ટર દ્વારા કેશોદ જઈને સ્થળ તપાસ કરવામાં આવી છે અને જવાબદાર સાત જણા સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે તેમણે કહ્યું કે ખરીદી સાથે સંકળાયેલા મજૂર કોન્ટ્રાક્ટર કેટલાંક વેપારીઓ અને ખેત ઉત્પન્ન બજારના મેનેજર સંડોવાયેલા હોવાની શંકા છે દરમિયાન સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ સમગ્ર બનાવની ઊંડી તપાસ માટે રજૂઆત કરી છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે પણ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે

આ માટે ખેડૂતો આધારકાર્ડની નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે બાદમાં નાગરિક પૂરવઠા નિગમના ખરીદ કેન્દ્રો તથા ખેત ઉત્પાદન બજારમાં તેની આગામી મહિને ખરીદી કરવામાં આવશે

રાજ્યના મોટાભાગની વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશોમાં સોમવાર સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના છે

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે જારી કરાયેલા રેડ એલર્ટના પગલે તકેદારીના પગલાંરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે

રાજ્યના આરોગ્ય વિભાગની સૂચના અન્વયે હિટવેવની અસર થી બચવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે જેમાં બીનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો લીંબુ શરબત શેરડીનો તાજો રસ તાજા ફળોનો રસ સતત પાણી પીતા રહેવું લાંબા સમય સુધી તડકામાં ઉભા ન રહેવું આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા અને માથા પર ટોપી પહેરવી નાના બાળકો સગર્ભા સ્ત્રીઓ વૃદ્વોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું તેમજ લાંબો સમય સુધી ભુખ્યા રહેવું નહીં જેવા તકેદારી પગલા લેવા અપીલ કરાઇ છે

કપરાડા તાલુકાના અંતરિયાળ સરવરટાટી ગામના મૂળગામ ફળીયામાં આજે વહેલી સવારે એક ખેડૂતનું મકાન અચાનક ધસી પડતા ઘરના સભ્યો દબાઈ ગયા હતા અમારા વલસાડના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ ઘરના ઇજાગ્રસ્ત સભ્યોને બહાર કાઢી નાના પોન્ધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડચા હતા પરંતુ આ પરિવારની સાત વર્ષીય એક બાળકીનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું આજે વડોદરા ઝોનની દાહોદ બ્રાન્ચમાં મહિલા નિરંકારી સમાગમ ખૂબ જ ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં કેશવ રાઘવ રંગમંચ ખાતે સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં જામનગરથી પધારેલા આરતી બહેનજીએ સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજજીના સત્યના સંદેશને જન જસુધી પહોંચાડવા આહવાન કર્યું હતું

ઢળતી ઉંમરે એકવાયું જીવન જીવતા વડીલોને સધિયારો મળી રહે તે માટે જૂનાગઢ સીનીયર સીટીઝન મંડળ દ્વારા દ્વિતીય જીવન સાથી પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો

રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર આવેલી સરકારી ખરાબાની જમીન ઉપર ડિમોલીશન હાથ ધર્યું હતું આશરે દસ કરોડની બજાર કિંમતની ગણાતી જમીનને દબાણકારો ના કબજામાંથી મુક્ત કરાવી હતી ગુજરાતની અંડર સેવન્ટીન ગર્લ્સ ફૂટબોલ ટીમે સૌપ્રથમ વખત નેશનલ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે

આવતીકાલે ગુજરાત અને ઝારખંડ વચ્ચે સેમિફાઇનલ રમાશે